પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાલ સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક યાલી રહી છે

એટલે હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી ન પડે એવું આયોજન કરાયું છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ

આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો પહોંયતો કરવામાં આવ્યો છે

તે આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે ધારાસભ્ય હર્ષ સંઘવીના આ કાર્યમાં તેમના મિત્રો પણ સહભાગી બન્યા છે

આ કોરોના કેર સેન્ટરમાં મેડીકલની તમામ સુવિધાઓ આપવામાં આવી છે તો ડોક્ટર અને નર્સ સહિતનો સ્ટાફ પણ ખડેપગે રહેશે દાખલ થનાર દર્દીને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ વિના મુલ્લ્ચે પૂરી પાડવામાં આવશે આ સેન્ટરનો આરંભ થઇ યુક્યો છે તેમજ કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવશે ગત વર્ષ દરમિયાન કોરોનાના કેસમાં ઉથલો આવ્યો હતો ત્યારે પણ પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજના લોકો માટે આં કોવીડ સેન્ટર ઉભું કરીને ઉતમ સારવાર આપવામાં આવી છે

ત્યારે પ્રભારી સચિવ ધનંજ્ય ત્રિવેદીએ તંત્ર સાથે બેઠક યોજી હતી

જિલ્લામાં હવે ધીરે ધીરે બાળકો પણ સંક્રમિત થવા લાગ્યાં છે શરીરમાં કળતર ગળામાં દુખાવો ખાંસી ઝાડા ઉલ્ટીનાં લક્ષણો જણાય છે રાત્રે બજારો બંધ રહ્યા હતાં

ટી

આણંદની જનરલ સિવિલ હોસ્પિટલએમરી હોસ્પિટલ અપરા હોસ્પિટલ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ પેટલાદ સિવિલ હોસ્પિટલ બોરસદની અંજલી હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાવા લાગી છે તમામ હોસ્પિટલના બેડ ભરાઈ જતાં હવે નવા દર્દીઓને દાખલ કરવામાં હોસ્પિટલોને તકલીફ પડવાની સંભાવના વધી ગઇ છે જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછ઼ થતાં છેલ્લાં ચારેક માસથી બંધ કરેલ વિદ્યાનગર સમરસ હોસ્ટેલનું સારવાર કેન્દ્ર આજથી પુનઃ ચાલુ કરાયું છે અને સારવારના સાધનો સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે

આ અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા તમામ નાના મોટા વેપારીઓ તેમજ દુકાનદારોને સ્વેચ્છાએ સહકાર આપી કોરોના સંક્રમિત ન થાય તે માટે વિનંતી કરી છે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પણ નડિયાદના તમામ વ્યાપારીઓ અને દુકાનદારોને આ સ્વેચ્છિક લોક ડાઉનમાં સહકાર આપવા વિનંતી કરી છે